અત્યાર સુધી આ બધી જ બેઠકો કોંગ્રેસ પાસે હતી પરંતુ રાજય સભાની ચુંટણી સમયે કોંગ્રેસના ધારસભ્યો રાજીનામા આપી ભાજપમાં જોડાતા યુંટણી અનિવાર્ય બની હતી ભાજપે અગાઉ રાજીનામુ આપનારા પાંચ ધારાસભ્યોને ફરીથી ઉભા રાખ્યા હતા કચ્છમાં અબડાસાની બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રધ્યુ મનસિંહ જાડેજા તેમના નિકટના હરીફ કોંગ્રેસના ડો

અબડાસાની બેઠક પર કોઈ એક જ ધારાસભ્ય બીજીવાર યુંટાયા હોય એવી આ પ્રથમ ઘટના છે અબડાસા બેઠક પરના આ જવલંત વિજયને વધાવી લેતા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ ભાઈ પટેલે આ વિજય માટે ભાજપ કાર્યકર્તાઓની કર્તવ્યનિષ્ઠા અને સંગઠન શક્તિને અને ભાજપામાં લોકોના વિશ્વાસને જવાબદાર ગણાવ્યો હતો

પાટિની રણનીતીને કુનેહ પુર્વકની ગણાવી હતી

બપોરે સાડા ચાર વાગ્યે ગાંધીધામ પહોંચશે

પી એલનો ખિતાબી મુકાબલો મું બઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે થશે યાર વખત થી ચેમ્પિયન બનેલી મું બઈ ઈન્ડિયન્સ પાંચમીવાર ચેમ્પિયન બનવાના મક્કમ ઈરાદા સાથે મેદાને પડશે જયારે ફાઈનલમાં પહેલીવાર જગ્યા બનાવનાર દિલ્ફી કેપિટલ્સ પુ રા આત્મ વિશ્વાસથી તેમનો સામનો કરી મેચને રોમાંચક બનાવશે આ મેચનો પ્રારંભ એક કલાક પછી થશે